ઉત્પાદનોનો વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે

વધીને વિશ્વનું ચોથા ક્રમાંકનું અર્થતંત્ર બનશે નીતિ આયોગ ભારતના સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્યાંક ભારત સૂચકાંક આજે દિલ્હીમાં જાહેર કરશે મહારાષ્ટ્રમાં રાજ્યમંત્રી મંડળનું આજે વિસ્તરણ કરાશે

અનામત નીતીનો અમલ કરવા વિયારી રહી છે

ગઇકાલે આકાશવાણી પરથી પ્રસારીત મન કી બાત કાર્યક્રમમાં તેમણે દેશના નાગરીકોને સ્થાનિક ઉત્પાદનોનો મહત્તમ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો તેમણે સ્થાનિક ઉત્પાદનોના મહત્તમ વપરાશથી દેશના અન્ય નાગરિકોની સમુદ્ધિમાં વધારો કરવા ઉપર ભાર મુક્યો છે યુવાનોની ભૂમિકા અંગે બોલતા પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશના વિકાસમાં યુવાનો મહત્વની ભૂમિકા ભજવશે શ્રી મોદીએ જણાવ્યું હતું કે નવી સદી યુવાનોના માધ્યમથી દેશના વિકાસની સદી બની રહેશે તેમણે કહ્યું કે દેશના યુવાનો ખૂબ જ બુદ્ધિશાળી અને પોતાના સપના સાકાર કરવા ઉત્સુક છે

ત્યારબાદ તિરૂઅનંતપુરમમાં શ્રી સત્યભાઈ અનાથાશ્રમ ટ્રસ્ટની રજત જ્યંતી ઉત્સવનું તેઓ ઉદઘાટન કરશે આજે સાંજે ઉપરાષ્ટ્રપતિ નલનચીરા ખાતે યોજાનાર રાષ્ટ્રીય બાળવિજ્ઞાન સંમેલનમાં ઉપસ્થિત રહેશે

મુંબઈમાં વિધાનસભા સંકુલ ખાતે આજે સાંજે યોજાનાર સમારંભમાં મંત્રીમંડળમાં સમાવવામાં આવેલ નવા મંત્રીઓનો શપથવિધિ યોજાશે

ઠાકરે સરકારના મંત્રીમંડળના આ પ્રથમ વિસ્તરણ સમારોહમાં સલામતીની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

જોશી તથા આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર યૌબે આજે ધ્વજવંદન કરશે આ પ્રસંગે બાઈક રેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે